વાયુ વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે

તો બીજી બાજુ સૈન્યની ત્રણેય પાંખ કોસ્ટગાર્ડ તથા એન ડી આર એફ ને સાબદા કરાયાં છે મધદરિયેથી તમામ માછીમાર બોટને કિનારે બોલાવી લેવાઇ છે તો ઘોઘા દહેજ વચ્ચે ચાલતી રો રો ફેરી સર્વિસ પણ અગિયારથી તેર જુન બંધ રાખવા નિર્ણય લેવાયો છે વિરલ રાણા ક ચ્છમાં તકેદારી કચ્છ સૌરાષ્ટ્રના સાગરકાંઠે વાયુ વાવાઝોડુ ત્રાટકાવની સંભાવનાને પગલે કચ્છ જીલ્લાના વહીવટી તંત્રએ તમામ સાવચેતીના ઉપાયો હાથ ધર્યા છે દરીયા કિનારાના વિસ્તારોમાં લોકોને સાવધ રહેવા અને જરૂર પડયે સ્થળાંતર માટે તૈયાર રહેવા જણાવાયુ છે વાવાઝોડાની સંભાવનાને પગલે આજે તમામ તાલુકા પ્રાંત અધિકારીઓ જીલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારીઓ મામલતદારો વિગેરેની બેઠકમાં વિવિધ ઉપાયો અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો આપદા નિવારણ પ્રબંધન વિભાગના મામલતદાર રમેશ ઠક્કરે આકાશવાણી સાથેની વાતયીતમાં જણાવ્યુ હતું કે રાષ્ટ્રીય આપદા નિવારણદળની બે ટુકડીઓ તૈયાર રાખવામાં આવી છે જેમાની એક ટુકડી કંડલા ગાંધીધામ વિસ્તારમાં અને બીજી ટુકડી પશ્ચિમ કચ્છમાં નલિયા ખાતે જરૂર પડવે ફરજ પર મુકાશે માચ્છીમારોને દરિયો નહી ખેડવા સુચના આપવામાં આવી છે વાવાઝોડાની પરિસ્થિતિમાં કંન્ટ્રોલરૂમ સહિત ઈમરજન્સી ફોન નંબર જાહેર કરાયા છે

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ એસ

મહેતાએ આજે બંદરના તમામ વિભાગોના અધિકારીઓની બેઠક યોજી હતી બંદરની સંપતિને થતુ નુકશાન અટકાવવાના પગલાની વિચારણા થઈ હતી બંદરે સાવચેતી સુચક એક નંબરનું સિઝનલ લગાવાયુ છે

શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે શાળાઓના વિધાર્થી ભાઈ બહેનો માટે રજા જાહેર થઈ છે પરંતુ કોઈપણ પરિસ્થિતિને પર્ણેચી વળવા શિક્ષકો અને અન્ય કર્મચારીઓ તેમની ફરજ પર ફાજર રફેવાનું રફેશે

સમાજમાં વધારે લોકોને યોગ પ્રશિક્ષક બનાવી તેમના દ્રારા સમાજમાં સૌને યોગયજ્ઞ સાથે સાધનામાં જોડવાનું એક પ્રયાસ કરાયો હતો આ બંન્ને કેન્દ્રો દ્રારા યોગની પ્રેકટીકલ અને થીયરીકલ પરીક્ષા લેવાઈ હતી

આ ઉપરાંત ત્રિદિવસીય યોગશિબિર સફળતા પુર્વક રીતે પાસ કરનારને યોગપ્રશિક્ષક તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવશે

જનરલ ફોસ્પિટલનાં ઓ પીડી વિભાગમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા કાર્યરત માફિતી સેતુમાં જી

જનરલ ફોસ્પિટલનાં ઓ પી ડી